આ સંદર્ભમાં તેમજ્ઞે કહ્યું કે પરંપરાગત બીબાંઢાળ વ્યવસાયની સાથે હવે સમય સાથે ચાલીને નવી પ્રોડક્ટ અને નવા ઇનોવેશનથી ગુજરાતને વિશ્વની સ્પર્ધામાં અગ્રેસર બનાવવું છે જો સમય સાથે નહિં ચાલીએ તો આપણે પાછળ રહી જશુ એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં યંગ ગુજરાત ન્યુ ઇન્ડિયા તહેત રાજ્યના યુવા ઉઘોગ સાહસિકો સાથે રસપ્રદ વાર્તાલાપ કરીને તેમના નવા વિચારો જાણવાનો અભિનવ ઉપક્રમ યોજ્યો હતો આના પરિણામે રાજ્યની ઔદ્યોગિક વિકાસ યાત્રા સહિત સર્વગ્રાહી વિકાસને વેગ મળશે અને વાયબ્રન્ટ સમિટ સાથે નવી ઇકોનોમીને પ્રોત્સાહન મળશે તેમ પણ તેમણે જણાવ્યું હતું આ યુવાશક્તિ જ નવા વિચારો નવા આવિષ્કારો સાથે નયા ભારત ન્યુ ઇન્ડિયા માટે યંગ ગુજરાત ન્યુ ઇન્ડિયા થી શેપિંગ એ ન્યુ ઇન્ડિયા ના ધ્યેય સાથે અવ્વલ રહે એવું આહવાન તેમણે કર્યું હતું

પ્રાસંગિક સંબોધનમાં તેમણે લોકોને વ્યક્તિગત વિશ્વાસ મૂક્યો છે તે જાળવી રાખવાની ધારણા આપી હતી દરમિયાન કોેં ગ્રેસ દ્વારા તેના ઉમેદવારનું નામ જાહેર કરાયું નથી મોડી રાત્રે ઉમેદવાર જાહેર થાય તેવી સંભાવના છે

તેમણે એક મહિનાની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ મુલાકાતે આવેલા મુકાતીઓની માહિતી મેળવી હતી

પોઝીટીવ સામે શિક્ષિત અને જાગૃત કરવા ભુજની લાલન કોલેજમાં સવારે સાડા નવ વાગ્યે પરિસંવાદ અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે એઇડ્સ ગ્રસ્ત દર્દીને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય એ દિશામાં કામ કરવા યોજાતા આ દિવસે હોસ્પીટલના તજજ્ઞો દ્વરા કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે

તે વિજ્ઞાન મેળાના આયોજનને લઈને સ્થાનિકે જીલ્લા શિક્ષણતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભાઈ યુકી છે જીલ્લા શિક્ષણ તંત્રના સુત્રોના જણાવ્યા મુજબ આગામી ડીસેમ્બર માસના બીજા સપ્તાહમાં રાજ્ય કક્ષાનો વિજ્ઞાન મેળો ભુજ સ્થિત સૂર્ય એકેડેમી શૈક્ષણિક સંસ્થા ખાતે યોજાશે